આઈસીસી ક્રિકેટ વિશ્વક માં આજે બ ોરે બમંગહામમાં બીજી સેમીફાઈનલ માટે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે

તેઓ ગોવા વિધાનસભાના સાીકર રાજેશ ાટનેકરને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની ઉઃ સ્થિતિમાં ગઈકાલે મળ્યા હતા

કોંગ્રેસનું જૂથ કે જે છુદુ ડ્યું છે તેના વડા વિ ક્ષના નેતા ચદ્રકાંત કાવલેકર છે

ભાજ ને અન્ય ક્ષના ત્રણ ધારાસભ્યોનું સમર્થન છે જેમાં ગોવા ફોર્વડ ાર્ટી અને અ ક્ષનો સમાવેશ થાય છે

કર્ણાટકના આઠ બળવાખોર ધારાસભ્યોએ નવેસરથી રાજીનામા ગઈકાલે વિધાનસભાના સ્વીકરને મોકલી આપ્યા છે આ ધારાસભ્યો મુંબઈમાં રોકાયા છે અગાઉ તેઓએ આલેલા રાજીનામામાં ટેકનીકલ ભૂલ હતી સર્વોચ્ય અદાલત આજે કર્ણાટકાના બળવાખોર કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોની અરજીની સુનાવણી કરશે આ ધારાસભ્યોનો આક્ષે છે કે કર્ણાટકા વિધાનસભાના ક્ષ કર ઈરાદાપૂર્વક તેઓના રાજીનામા સ્વિકારતા નથી

કોંગ્રેસના બે ધારાસભ્યો એમ

નાગરાજ અને કે

ડી કુમારસ્વામી સરકાર ા ડી ભાંગે તો શું કરવું

અદાલતે મુંબઇથી આવનાર આ બળવાખોર ધારાસભ્યોને બેંગ્લોરે હવાઇ મથકથી વિધાનસભા સુધી સંરક્ષણ આ વા કર્ણાટકના ડાયરેક્ટર જનરલ ઓફ ોલિસને સૂચના આ ી છે

કર્ણાટક વિધાનસભાના સ્વીકર જે નિર્ણય કરે તેને આવતીકાલ સુધીમાં અદાલતને જાણ કરવા જણાવ્યું છે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ એસ

બોબડે ડી વાય ચંદ્રયુડ અશોક ભુષણ અને અબ્દુલ નજીર આ બાબતને સાંભળશે આ અરજી અયોધ્યા જમીનના મૂળ વાદી ગો ાલસિંહ વિસારદના પુત્ર રાજેન્દ્રસિંઘે કરી છે આ અરજીમાં સિંઘે એવો આક્ષે કર્યો છે કે આ કેસમાં કોઈ પ્રગતી થઈ નથી

જમીન વિવાદનો યોગ્ય ઉકેલ શોધવા અદાલતે આઠમી માર્ચના રોજ સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ ફકીર મોહમંદ ઈબ્રાહીમ કુલ્ફીવાલાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી

આ વિધેયકથી હજારો કુશળ આઈ ટી વ્યવસાથિકોને ફાયદો થશે

જાકે આ વિધેયક અમેરિકી સેનેટમાં ણ સાર થવું જરૂરી છે જ્યાં રિ બ્લિકન ક્ષના સભ્યો બહ્મતી ધરાવે છે ત્યારબાદ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમા ના ફસ્તાક્ષરથી તેનો કાયદો બનશે

ભારતના મોટા ભાગના આઈટી વ્યવસાયિકો એય

ફાઈનલ મેચ રવિવારે લંડનમાં રમાશે

વ્યવસાયિક સલામતી આરોગ્ય અને કામગીરી હિથ્થતિ બિલ કામદારોની સંખ્યામાં વધારો કરશે

આમ થવાથી તેમની વ્યવસાયની સરળતામાં નોંધ ાત્ર સુધારો થાય છે શ્રી ગંગવારે કહ્યું કે શ્રમ કાયદામાં સરકાર કાયદા દ્વારા વ્યાા ક બદલાવ લાવશે જે નિમણૂક ત્ર ફરજીયાત બનાવશે

સંસદના વર્તમાન સત્ર દરમિયાન બંને બિલ રજુ કરવામાં આવશે